ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ શ્રી એમ વૈંકેથા નાયડુએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદનું ચોમાસુ સત્ર યોજવા અંગે બંને ગૃહોના પ્રિસાઈડીંગ અધિકારીઓ સાથે વાતચીત કરી છે કેન્દ્ર સરકાર ભારતીયોની માહિતીની સલામતી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડને સાંખી લેશે નહીં તેમ કેન્દ્રિય માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું

આવકવેરા વિભાગે કરદાતાઓને સ્વેચ્છાએ વેરા ચૂકવણી માટે પ્રોત્સાહન આપવા માટે આવતીકાલથી ઈ કેમ્પેઈન અર્થાત ઓનલાઈન પ્રયાર ઝુંબેશ ફાથ ધરવાનો નિર્ણય લીધો છે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ અને માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેની જન્મ જંયતિ નિમિત્તે તેમને ભાવભીની અંજલિ આપી છે

કેન્દ્રિય માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી ઠાકુર પ્રસાદ સ્મૃતિ વ્યાખ્યાનમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ચીનની એપ ઉપર પ્રતિબંધ મૂકાતા ભારતના ડેવલપરો માટે નવી તક ઉભી થઈ છે શ્રી પ્રસાદે કહ્યું કે ભારતીય નાગરિકોની માહિતીના રક્ષણ માટે કેન્દ્ર સરકાર ખાસ ધારો ધડશે આ બાબતની સંસદની સક્ષમ સમીતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાના કારણે અદનો નાગરિક પણ ટેકનોલોજીના કારણે વધુ અધિકાર સંપન્ન બની રહ્યો છે

કોવિડ આવાસ પરિસર કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જે આવાસ સંકુલો પોતાના પરિસરમાં કોવિડ સંભાળ કેન્દ્ર શરૂ કરવા ઈચ્છતા હોય તેમના માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે આ કોવિડ સંભાળ કેન્દ્રોમાં કોવિડના લક્ષણ વગરના કે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરી શકશે

આ કોવિડ સંભાળ કેન્દ્રોમાં પ્રવેશ અને બહાર જવા માટે અલગ દરવાજા હોવા જોઈએ અને કોમ્યુનિટી હોલ કે ખાલી ફલેટમાં તે સ્થાપી શકાશે આવકવેરો આવકવેરા વિભાગે કરદાતાઓને સ્વેચ્છાએ વેરા યૂકવણી માટે પ્રોત્સાહન આપવા માટે આવતીકાલથી ઈ કેમ્પેઈન અર્થાત ઓનલાઈન પ્રચાર ઝ્રંબેશ હાથ ધરવાનો નિર્ણય લીધો છે સીધા કરવેરા અંગેના કેન્દ્રિય બોર્ડ સી

કરદાતાઓને સ્વેચ્છાથી આવકવેરો ભરવાનું પ્રોત્સાહન મળે તથા રિટર્ન ન ભરવાથી નોટિસ મળવા જેવી પ્રક્રિયા ટાળી શકાય તે આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે

બી ડી ટી નું કહેવું છે કે કરદાતાઓના હિતમાં આ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે આવકના મૂળ સ્ત્રોત ઉપર કર કપાત વેરાની યૂકવણી નાણાંકીય વ્યવહાર યકાસવા આવકવેરા કરદાતાઓને ઈ મેઈલ અને એસ

મોકલશે

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા જ્યારે વધુ એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાથી હતો બસ બિહારથી નવી દિલ્ફી તરફ જઈ રહી હતી અને અન્ય વાહન સાથે ટકરાતાં માર્ગ પરથી નીચે પડી ગઈ હતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકો અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવાની અધિકારીઓને સૂચના આપી છે

પૂર ચેતવણી કેન્દ્ર એફ

દ્વારા જાહેર કરેલી યાદી મુજબ બાંગ્લાદેશની ચાર નદીઓના જળસ્તરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે

વૈંકેયા નાયડુએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદનું ચોમાસુ સત્ર યોજવા અંગે બંને ગૃહોના પ્રિસાઈડીંગ અધિકારીઓ સાથે વાતચીત કરી છે